તેમણે કહ્યું કે ત્રિપુરાની ચૂંટણી નવા યુગ નિર્માતા તરીકે સદા યાદ રહેશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય જનતા પક્ષ લોકોની આશા આકાંક્ષાઓને પૂરી કરવા માટે પ્રતિબધ્ધ છે તેમજ્ઞે કહ્યું કે ભાજપ ત્રિપુરામાં પરિવર્તન માટે કોઈ કસર નહીં છોડે

શ્રી મોદીએ નાગાલેન્ડના લોકોને આશ્વાસન આપ્યું કે ભાજપ રાજયની પ્રગતિ અને સમૃધ્ધિ માટે કાર્યરત રહેશે

તેમણે કહ્યું કે તે વિસ્તારમાં સાર્વભૌમકતા અને આંતરરાષ્ટ્રીય કાનૂનનું સન્માન કરવામાં આવશે અને વિવાદો વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે નવી દિલ્હીમાં વિયેતનામના રાષ્ટ્રપતિ ચન દાયી ક્વાંગ સાથે પ્રતિનિધિમંડળસ્તરની વાતચીત બાદ એક અખબારી યાદીમાં શ્રી મોદીએ કહ્યું કે બંન્ને દેશો સંરક્ષણ દરિયાઈ અને ઉર્જા ક્ષેત્રે સહકાર સુદ્રઢ બનાવવા માટે કામ કરશે

ગઈકાલે ગાંધીનગર ખાતેથી મુખ્ય સચિવશ્રી ર્ડા

સિંઘે રાજ્યના તમામ કલેકટરશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી પરામર્શ કરી આ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું કે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાજી અને ક્રષિ મંત્રી શ્રી આર સી ફળદ્દ દ્વારા કિસાનોના હિતમાં કેન્દ્ર સરકારે રજૂઆત કરાતા કેન્દ્ર સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો છે

ખેડૂતોને આ ખરીદી દરમ્યાન કોઇપણ તકલીફ ન પડે તે માટે ગોડાઉન પર વિડીયોગ્રાફી તેમજ સી સી ટી વી ની વ્યવસ્થા કરાશે

મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં તુવેરનું પજ્ઞ ઉત્પાદન વધુ થયું હોઇ તુવરને પજ્ઞ ટેકાના ભાવે ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

એમ